ભારત ચીન સરહદી વિસ્તારમાં સંપૂર્ણ શાંતિની સ્થાપના માટે ચીન તણાવ ઘટાડવા તથા પોતાની સેના પાછી ખેંચવા નિષ્ઠાથી પ્રયાસ કરે તેવી ભારતની અપેક્ષા છે

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ય શિક્ષણમાં પરિવર્તન અંગેના રાષ્ટ્રીય પરિસંવાદને આજે પ્રધાનમંત્રી ખુલ્લો મૂકશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિને કેન્દ્રમાં રાખતી ફિલ્મોનો ઓનલાઈન મહોત્સવ આજથી યોજાશે

કંપની વીવોની સ્પોન્સરશીપ વિધિવત રીતે રદ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંમેલનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આવરી લેવામાં આવેલા શિક્ષણના મહત્ત્વના પાસાઓને લગતી બાબતોને આવરી લેશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રે પણ ભાગ લેશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસાંઓ પર ચર્ચા થશે પ્રખ્યાત શિક્ષણવિદો વિજ્ઞાનીઓ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે સંબોધન કરશે પરિસંવાદમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ શિક્ષણ સંસ્થાઓના ડિરેક્ટર અને કોલેજોના આચાર્યો અને અન્ય હોદ્દેદારો પણ ભાગ લેશે